મંત્રી મોદી આત્મનિર્ભર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહી પણ વિશ્વની જરૂરીયાતો પુર્ણ કરશે

શ્રી મોદીએ કહયું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્કળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો આરતી ભદ્દ ચૂંટણી રાજ્યની છ મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી યૂંટણી માટે મતદાન કેન્દ્રો પર ઇવીએમ મશીનમોકલવાની કામગીરી શરૂ થઇ છે

કોવિડરોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવાની રહેશે રાજ્યની મહાનગર પાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે પોલીસતંત્ર દ્વારા યુસ્ત બંદોબસ્ત કરાયો છે

થિએટર આર્ટસને લગતા અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાની તક વિદ્યાર્થીઓને પ્રથમવખત કચ્છમાં તક મળી છે

નાટ્ય અને અભિનય કલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ યુવકો માટે આ સુવર્ણ તક સમાન છે આ અંગે વધુ વિગતો આપતા રિજીયોનલ સેન્ટરના કોઓર્ડિનેટર ડો

બસિયાએ આકાશવાણી સાથે વાત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું

જેની નોંધ કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિકને લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે

તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે

જેથી જુના મોબાઇલ લે વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂં નામ સરનામું નોંધવું જરૂરી છે જે આઈડી પૂરૂ ની વિગત અસલ પરથી ખરાઈ કરી લખવાની રહેશે એમ કચ્છ કલેકટરના જાહેરનામા માં જણાવ્યું છે